આ નિર્ણય મુજબ મહર્ષિ પતંજલિ ઈન્સ્ટિટયુટ ફોર યોગ એન્ડ નેચરોપથી એશ્યુકેશન એન્ડ રિસર્ચને ઈન્સ્ટિટયુટ ઓફ ટિચિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદના ભારત સરકારના સ્વાસ્થ્યવૃત વિભાગ અંતર્ગત મૂકવામાં આવી આ અંગેનું વિઘેયક સંસદના આગામી સત્રમાં રજૂ કરવામાં આવશે આ નિર્ણયને આવકારતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે આ નિર્ણયથી જાહેર આરોગ્યમાં મહત્તા અને પ્રસાર વધશે જામનગરની આયુર્વેદ યુનિવર્સીટી ના ભૂતપૂર્વ કુલપતિ શ્રી સંજીવ ઓઝાએ આકાશવાણીને જણાવ્યુ કે રાષ્ટ્રીય મહતાની સંસ્થાનો દરજજો મળવાથી આતંરરાષ્ટ્રીય કક્ષાએ આધુનિક અને પરંપરાગત મેડીકલ પ્રેકટીસના સંશોધનોનો માનવજાતિને વધુને વધુ લાભ મળશે

આ સંદર્ભે પોલીસે સરકાર તરફથી ફરીયાદી બની પોલીસ દ્વારા વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ ઉપરાંત નિવેદનો લઇને સંડોવાયેલા આરોપીઓની શોધખોળ કરવા તપાસ હાથ ધરવામાં આવી રહી છે સમગ્ર ઘટના અંગે તલસ્પર્શી તપાસ થાય અને કોઇ ગુનેગાર છૂટી ન જાય તે હેતુસર આ ઘટનાની તપાસ અમદાવાદ કાઇમ બ્રાન્યને સોંપવામાં આવી છે

અનામતના મળવાપાત્ર લાભથી કોઈ સમાજ વંચિત ન રહે તે માટે રાજથ સરકાર કટિબદ્ધ છે અને કોઈપણ આરક્ષણની બાબતમાં અન્યાય ન થાય તે જોવાની જવાબદારી રાજય સરકારની છે

ભારત સરકારના સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈરીગેશન પ્રોજેક્ટ દ્વારા ગુજરાત સરકારને આ સન્માન આપવામાં આવ્યું હતું આદિજાતિ વિસ્તારોમાં વિશ્વસનીય સિંચાઈ વ્યવસ્થા ઉભી કરનારી આ યોજના તેના નિર્ધારિત સમય કરતાં સાડા ચાર મહિના વહેલી પૂરી કરાઇ હતી આ સિદ્ધિ બદ્દલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જળસંપત્તિ વિભાગને અભિનંદન પાઠવ્યા છે ઉલ્લેખનીય છે કે દાહોદ અને મહિસાગર જિલ્લાના સિંચાઈથી વંચિત આદિજાતિ વિસ્તારોમાં આ યોજના થકી રૂ

અશાંત વાતાવરણમાં વિકાસ કલ્પી શકાય નહીં

ત્યારે નકસલવાદ જેવી પ્રવૃતિ આપણી સંસ્કૃતિની વિરુદ્ધ છે તેમણે યુવાનોને પોતાના પ્રદેશ અને રાષ્ટ્રના વિકાસ માટે પ્રવૃત થવા અનુરોધ કર્યો હતો

અત્યાર સુધીમાં જિલ્લાના સાત હજાર સાતસો છપ્પાન ખેડૂતોની એક લાખ સાડત્રીસ હજાર ક્વીન્ટલ જેટલી મગફળીની ખરીદી થઇ યૂકી છે જિલ્લાના છ તાલુકાઓમાં મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે આ વર્ષે જિલ્લામાં અંદાજે પંચાવન હજાર જેટલા હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે જિલ્લા પુરવઠા અધિકારી જે

કટારાએ જણાવ્યું હતું કે આગામી એકત્રીસ જાન્યુઆરી સુધી મગફળીની ખરીદી શરૂ રાખવામા આવશે

આ પતંગ મહોત્સવ ઉજવવા પતંગ રસિયાઓ માં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે જેની તડામાર તૈયારી સાથે તંત્ર સજ્જ બન્યું છે

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે લીમડી હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે ગુજરાતના વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી અને સરદાર સરોવર નર્મદા નિગમ લિ ના મેનેજીંગ ડિરેક્ટર ડૉ રાજીવકુમાર ગુપ્તા પતંગ મહોત્સવ નું ઉદઘાટન કરશે

તેવી આગાહી હવામાન ખાતાએ કરી છે